રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવોએ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી

બીડેને તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના કમલા હેરીસને પસંદ કર્યા છે

સીધા કરવેરામાં સુધારણાની દિશામાં એક મહત્વના પગલાંરૂપ આ પોર્ટલનું વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી શ્રી મોદી ઉદ્વાટન કરશે કર સુધારણાનો મુખ્ય હેતુ કરવેરામાં ઘટાડો કરવાનો અને સીધા કરવેરાના કાયદા સરળ બનાવવાના છે આ પોર્ટલના ઉદ્વાટન વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે

કે પોલની અધ્યક્ષતામાં આવતીકાલે મળનારી નિષ્ણાંત સમિતિ ક્રોવિડ રસી તૈયાર કરવામાં જરૂરી લોજિસ્ટિક્સ અને નૈતિક પાસાઓ પર વિયાર કરશે રસી સંશોધન અને વ્યવસ્થાપન અંગેની આ સમિતિ રાજ્ય સરકારો અને રસી ઉત્પાદકો સહિતના તમામ લોકોને સાંકળે છે

ઉત્તરપ્રદેશના મથુરા અને વૃદાવનમાં પરંપરાગત વિધિ વિધાન સાથે જન્માષ્ટમી ઉજવાશે જો કે કોરોના સંક્રમણને કારણે ભકતોને મંદીરમાં પ્રવેશ અપાશે નહી ભકતો પુજાનું સીધુ પ્રસારણ જોઇ શકશે ગુજરાતની વાત કરીએ તો રાજયના ધ્વારકા ડાકોર સહિતના તમામ કૃષ્ણ મંદીરોમાં કૃષ્ણ જન્મની ઉજવણીનું આયોજન કરાયું છે મંદીરોમાં આજે વિશેષ પુજા અર્ચન ધુન ભજન કીર્તન યોજાશે જો કે મોટાભાગના મંદીરોમાં દર્શનાર્થીઓ માટે બંધ હોવાથી ભકતો ઘરે બેઠા જ ફષ્ણ જન્મની ઉજવણી કરશે આ વર્ષે કોરોના સંક્રમણના પગલે મટકી ફોડ લોકમેળા વિગેરે પણ રદ કરાયા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી છે પ્રધાનમંત્રી એ ટવીટ સંદેશામાં સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી છે બાંગ્લાદેશમાં પણ જન્માષ્ટમીની શ્રધ્ધા અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી થઈ રહી છે

શ્રી કોવિંદે એક ટ્વીટમાં કહ્યું છે કે ભગવાન કૃષ્ણનો કર્મચોગનો સંદેશ ફળ મેળવવા માટેની હરીફાઈ કરવાને બદલે પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવવાનું આહ્વાન કરે છે અને તેમણે કહ્યું કે આ ભાવના આપણા બધા જ કોરોના યોદ્વાઓના કામમાં સ્પષ્ટ દેખાય છે

વેંકૈયા નાયડુએ પણ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી છે એક ટ્વીટ સંદેશમાં તેમણે કહ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ આપણને કાયમ મંત્રમુગ્ધ કરતી રહી છે ફળની ચિંતા કર્યા વિના નિષ્ઠાપૂર્વક પોતાનું કર્તવ્ય પૂરું કરવાનો સંદેશ સમગ્ર માનવજાત માટે પ્રેરણાનો સ્ત્રોત છે

કેલિફોર્નિયાથી સાંસદ તરીકે ચૂંટાયેલા કમલા હેરીસની ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ખૂબ પ્રશંસા કરી હતી સુશ્રી કમલા હેરીસ જો યૂંટાશે તો તેઓ અમેરિકાના સૌ પહેલાં ભારતીય અમેરિકન અને આફિકન ઉપરાષ્ટ્રપતિ બનશે જમૈકી પિતા અને ભારતીય માતાના પુત્રી કમલા હેરીસ સાનફાન્સીસ્કોના જિલ્લા એટર્ની તરીકે સેવા બજાવી ચૂંક્યા છે બાદમાં તેઓ કેલિફોર્નિયાના એટર્ની જનરલ બન્યા હતા અમેરિકી સંસદમાં પણ તેઓ સૌ પહેલાં ભારતીય મૂળનાં અને બીજા આફિકી અમેરિકન મહિલા સાંસદ છે

આ દિવસનો હેતુ યુવાઓનો અવાજ તેમના કાર્યો અને તેમની પહેલને ઓળખ આપવાનો છે અને આ વર્ષનો વિષય છે વૈશ્વિક ગતિવિધિઓમાં યુવાઓની પ્રતિબદ્ધતા

વેંકૈયા નાયડુએ વિશ્વના યુવાઓને અનુરોધ કર્યો છે કે તેઓ વધુ એક સમાન અને સતત વિશ્વ બનાવવા સક્રીય બદલાવ લાવવા માટેના એજન્ટ બને તેમણે ભારતના યુવાનોને પણ નાત જાત અને સ્ત્રી પુરુષના ભેદભાવ જેવા કેટલાય સમાજના કુરિવાજો અને દુષણોને દૂર કરવા માટે આગળ આવવાની અપીલ કરી છે શ્રી નાયડુએ તેમને સ્વતંત્ર્યતા સેનાનીઓના સપના સાકાર કરવા માટે સખત મહેનત કરવાનું આહવાન કર્યું હતું તેમણે એક એવા નવા ભારતના નિર્માણનું આહ્વાન કર્યું જે ગરીબી નિરક્ષરતા અને ભ્રષ્ટાચાર મુક્ત હોય તથા બધાને એક સમાન રૂપે મળે